સલામતી ઉતર ગુજરાત વીજ કંપનીના મેનજીંગ ડિરેકટર મહેશસિંઘના હસ્તે કંપનીના સલામતી વિભાગ દ્વારા વીજ સલામતી અંગેની પુસ્તિકાનુ વિમોચન કરવામાં આવ્યુ છે તેમાં કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકોને થયેલા અકસ્માતના અવલોકન અને નિરાકણ રજુ કરવામાં આવ્યા છે જેના દ્વારા વીજ અકસ્માતો નિવારી શકાય તેવુ કંપનીનુ કહેવુ છે પુસ્તિકા કંપનીની વેબસાઇટ પર પણ મુકવામાં આવેલ છે પાટણ કોરોના પાટણ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે

આ સાથે જિલ્લાની ત્રણ મુખ્ય નદીઓમાં પૂર આવ્યા હતા અંબિકા અને પૂર્ણ નદી ભયજનક સપાટીએ વહી રહી છે

એનસીસી તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે

ગુજરાત એનસીસી નિદેશાલયમાં સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે

વ્યારા તલાળા વાલોડ વાંસદા અને મહુવામાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે

ભુજ ખાતે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર એ